પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈન્ડિયા આઈડિયાઝ પરિષદમાં મુખ્ય સંબોધન કરશે નાણાંમંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું છે કે લોકડાઉન પછી સરકારે લીધેલા પ્રોત્સાહક પગલાના પરીણામે દેશના અર્થતંત્રમાં નવી ચેતના આવી છે કેન્દ્ર સરકારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને કોવિડ સંક્રમણ પહોંચી વળવા પરીક્ષણની ક્ષમતામાં વધારો કરવા જણાવ્યું છે

આઇડિયા સમીટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈન્ડિયા આઈડિયાઝ પરિષદમાં મુખ્ય સંબોધન કરશે આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય પરિષદનું અમેરિકા ભારત વાણિજ્ય પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડની સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારીને કેવી રીતે આકાર આપી શકે છે તે અંગે વિયારો રજૂ કરાશે ઓનલાઈન પરિષદમાં બંને દેશોના ભાવિ સંબંધ સહિતના ક્ષેત્રો પર ચર્ચા કરાશે તેમાં સરકારના નીતિ નિર્માતાઓ રાજ્ય કક્ષાના અધિકારીઓ અને વ્યવસાય અને સમાજના નેતાઓની હાજરી નોધપાત્ર બનશે મુખ્ય વક્તાઓમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અમેરિકના વિદેશ મંત્રી માઇક પોમ્પીયો વર્જિનિયાના સાંસદ અને ઈન્ડિયા કોકસના સહ અધ્યક્ષ શ્રી માર્ક વર્નર રાષ્ટ્રસંઘમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલી પણ છે

માનવ સંસાધન મંત્રી રમેશપોખરિયાલ નિશંકે ગઇકાલે સરકાર વતી આ ખાતરી આપી છે તેમણે જણાવ્યું હતું કે આ બંનેપરીક્ષાઓની તારીખો એક સરખી ના આવે તે જોવાની અનેક વિદ્યાર્થીઓએ વિનંતી કરી છે અનતેના પર હાલ વિયારણા ચાલી રહી છે તેમણે ઉમેર્યું હતું કેજેઈઈ જી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ પોતે એનડીએની પરીક્ષામાં પણ બેસવાના છે તેઅંગે કોઈ જાણ કરી નથી એનડીએની પરીક્ષા આગામીછઠ્ઠી ડિસેમ્બરે લેવાવાની છે જ્યારે કોરોનાના કારણે જેઈઈ મેઇન પરીક્ષા પણ પાછળઠેલાઈ રહી છે

ટેલિકોમ વિભાગે ગઈરાત્રે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે અન્ય સર્વિસ પ્રોવાઇડર્સને ઘરેથી કામ કરવાની શરતોમાં છૂટ આપવામાં આવી છે સામાજિક સુરક્ષા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર અસંગઠીત ક્ષેત્રમાં કાર્યરત કારીગરોને ઇએસઆઇસી અને ભવિષ્ય નિધિના લાભો મળી રહે તેવી યોજના બનાવવા માટે રાજય સરકારો સાથે મળીને કામ કરી રહી છે

વેતન આયારસંહિતા સંસદમાં પહેલાથી જ પાસ થઇ યુકયું છે

ગંડક નદીનું પાણી ઝડપથી નવા વિસ્તારોમાં ફેલાઇ રહ્યું છે

નીયાણવાળા વીસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે